પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ગુજરાત સહિત બાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રાથમિક સંકેત મુજબ કોવીડના કેસ ઘટી રહ્યા હોવાના અહેવાલ છે ગઈકાલે નોંધાયેલા કોરોનાના વધારાને બાદ કરતાં બાકીના બે ત્રણ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે

લોકડાઉન અને કોરોના કરફ્યુનો અમલ આજે રાતથી લાગુ કરવા માટે પોલીસતંત્ર સજ્જ છે

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ દિલ્હી છત્તીસગઢ ઝારખંડ તથા કેન્દ્ર શાસિત લદ્દાખમાં કોવીડના કેસમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળ્યો છે

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ દિલ્હી અને હરીયાણામાં કોવીડના લીધે વધુ મૃત્યુ થયા છે